મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ વરિષ્ઠ નાગરિકોને રસીકરણ કરાવી કોરોના સામે સુરક્ષિત બનવાઅપીલ કરી છે

તેમણે એમ પણ જણાવ્યું કે આ રસી પૂરીરીતે સુરક્ષિત છે તેમજ તેની કોઇ આડઅસર પણ નથી

તબક્કાવાર સરકારી દવાખાના તથા પ્રધાનમંત્રી યોજના અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે ન્યુ સોસ ઇન્ડિયાનું આ પ્રથમ વાણીજયીક અભિયાન છે શીતલ વૈશ્નવ ચૂંટણી રાજ્ય રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જીલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની યૂંટણી એકંદરે શાંતિપૂર્વક સંપન્ન થઇ હતી